પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવોએ રાજ્યના નાગરીકોને દશેરા પર્વની શુભકામના પાઠવી છે

પ્રધાનમંત્રીએ ગુજરાતના ખેડુતોને સિંયાઇ માટે દિવસ દરમિથાન વિજ પુરવઠો આપતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો એવી જ રીતે તેમણે અમદાવાદમાં સીવીલ હોસ્પિટલ ખાતે બાળકો માટેની હદયરોગ સારવાર હોસ્પિટલ અને ગીરનાર પર્વત ખાતે રો પવે યોજનાનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે કિસાન સુર્યોદય યોજનાથી જુનાગઢ ગીર સોમનાથ અને તબકકાવાર અન્ય જીલ્લાઓમાં ખેડુતોના જીવનમાં વિકાસની નવી ક્ષિતિજો ખુલશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે સૌર ઉર્જા યોજના લાગુ કરવામાં ગુજરાત અર્ગગણ્ય રાજ્ય છે અમદાવાદમાં યુએન મહેતા હોસ્પિટલ ખાતે દેશની સૌથી મોટી હ્રદય રોગ હોસ્પિટલ દેશને સમર્પિત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે દેશમાં સારી આરોગ્ય સેવા પુરી પાડવા પ્રત્યેક ગામડાઓને જોડવામાં આવી રહ્યા છે

દરેક ગામમાં શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા આપવાની કામગીરી યાલી રહી છે ગીરનાર ખાતે રો પવેનો શુભારંભ કરાવતાં શ્રી મોદીએ કહયું કે આ સુવિધાના લીધે અંબાજી મંદીર સુધી સાત થી આઠ મીનીટમાં પહોંચી શકાશે અને આ યોજના ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવું બળ પુરું પાડશે

આ પ્રસંગે શ્રી રૂપાણીએ કહ્યું કે ગિરનાર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનું ઉન્નત શિખર છે ગિરનારખાતે રોપ વે સેવાનો પ્રારંભ થતા યાત્રાળુઓ ઓછા સમયમાં ગિરનારની ટ્રંક પર પહોંચી દર્શનનો લાભ લઇ શકશે

અમદાવાદ ખાતે બાળકો માટેની હ્રયદયરોગ હોસ્પિટલના ઉદ્વાટન પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું કે આ હોસ્પિટલમાં દર્દીઓને ન્યુનતમ ખર્ચે સારવાર મળે રહેશે રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓના લાભ દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ બનશે

પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે આઠ વાગે કરાશે આ કાર્યક્રમ આકાશવાણી તથા દ્રરદર્શનના બધા જ નેટવર્ક તથા ન્યૂઝ ઓન એર વેબસાઈટ ઉપરથી પ્રસારિત કરાશે આ ઉપરાંત ડીડી ન્યૂઝ આકાશવાણીની યુટ્યૂબ ચેનલ પરથી પણ આ કાર્યક્રમ સહપ્રસારિત થશે દશેરા દૈવીતત્વના અસૂરીતત્વ ઉપરના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થશે ભગવાન રામે આજના દિવસે રાવણ સામે વિજય મેળવ્યો હોવાથી આ પર્વને વિજ્યાદશમી તરીકે પણ ઉજવવામાં આવે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને દશેરાપર્વની શુભેચ્છાઓ આપી છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે દશેરાનું પર્વ દેશની સાંસ્કૃતિક એકતા મજબૂત બનાવે છે આ પર્વ આપણને દુર્ગુણોનો ત્યાગ કરીને સદગુણ સાથે બધાની સાથે સુમેળભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કોવિડના સંક્રમણને રોકવાના નિયમો સાથે દશેરાનું પર્વ ઉજવવાની અપીલ કરી છે દુર્ગામાતાએ મહિષાસુરનો આજના દિવસે વધ કર્યો હતો તેથી આ પર્વ અસત્ય ઉપર સત્યના વિજય માટે પણ ઉજવવામાં આવે છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવોએ રાજ્યના નાગરીકોને દશેરા પર્વની શુભકામના પાઠવી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના તમામ નાગરીકો દશેરાની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે આ પર્વ અસત્ય પર સત્ય અને આસુરી શક્તિઓ ઉપર દૈવી શક્તિઓના વિજયનું પ્રતીક છે આ પર્વ સમાજના દરેક લોકોને સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્પે આજે વિજ્યા દશમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે વિજયા દશમી નિમિત્ત રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી કારણે રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નથી

એ એસ

અત્યારે રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા તેર હજાર નવસો સિત્યાસી છે

ઇસ્કોન ભગવદગીતા અને અન્ય ગ્રંથોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા માટે તે જાણીતા છે શ્રી જશૌમતી નંદન દાસજીનો જન્મ સુરતમાં થયો હતો અને તેમણે અમેરિકામાં રુગકચલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કર્યો હતો

પાટીલ આજે ધારીની મુલાકાત લેશે અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે